તમિલનાડ઼ કેરળ અને પુફ્યેરીમાં એક જ તબક્કામાં જ્યારે આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનો જાહેર પ્રચાર આજે પૂરો થશે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કર્મચારીઓ માટે કોરોના રસી માટે હવે કોઈ નવું રજિસ્ટ્રેશન થશે નહીં

ગુજરાતમાં કોવીડની પરિસ્થિતીના લીધે આવતીકાલથી અન્ય આદેશ ન થાય ત્યાં સુધી એકથી નવ સુધી શાળાના વર્ગખંડમાં શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે

દરમિયાન છઠ્ઠી એપ્રિલે યોજાનાર મતદાન માટેનો જાહેર પ્રચાર આજે સાંજે પૂરો થઈ જશે વિવિધ રાજકીયપક્ષો પોતાના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા રેલીઓ ઉપરાંત ઘરે ઘરે જઈને મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે

જ્યારે કેરળમાં વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ પૂરજોશમાં યાલી રહી છે મતદાન નિષ્પક્ષ અને પાદર્શક રીતે યોજાય તે માટે તમામ કેન્દ્રોમાં વેબકાસ્ટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે સંવેદનશીલ મતદાન કેન્દ્રો અને સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે

જાહેર પ્રચાર માટેનો આજે છેલ્લો દિવસ હોવાથી રાજકીય પક્ષો દ્વારા એડી યોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે

હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં તીવ્ર ગરમી પડવાની આગાહીને કારણે યૂંટણી પ્રચારનો સમય બે કલાક વધારવામાં આવ્યો છે

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કેટલાંક બિનલાયકાત ધરાવાતા લાભાર્થીઓ રસી માટે આ વર્ગમાં તેમનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે જે નિયમોનું ઉલ્લંઘન છે તેમણે કહ્યું કે રાજ્યોના પ્રતિનિધિઓ અને આ ક્ષેત્રના તજજ્ઞો સાથે કોવિડ રસીકરણ અંગેની રાષ્ટ્રીય તજજ્ઞો જૂથની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી આ જૂથની સલાહ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યા છે કે આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળનાં કર્મચારીઓ માટે રસી અંગેનું રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે

બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી અને બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણજયંતિ અવસરે નવ દિવસના આંતરરાષ્ટ્રીય સેના યુદ્ધ અભ્યાસનો આજથી આરંભ થઈ રહ્યો છે શાહી ભૂતાન સેના શ્રીલંકા બાંગ્લાદેશ સહિત ભારતની સેનાની ટૂકડીઓ આ યુદ્ધ કવાયતમાં ભાગ લઈ રહી છે

આ ઉપરાંત યુએસએ યુકે તુર્કી સાઉદી અરેબિયા કુવૈત અને સિંગાપુરના લશ્કરી નિરીક્ષકો પણ આ યુદ્ધ કવાયતમાં ઉપસ્થિત રહેશે યૂસ્ત શાંતિરક્ષક અભિયાન આ યુદ્ધ અભ્યાસની વિષય વસ્તુ છે